પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થિઓનું શૈક્ષણિક કાર્ય જળવાઈ રહે તે માટે હોમ

ભૂકંપના આંચકા અનુભવાયા આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ અને કેટલાંક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ થશે રાજ્યમાં માછીમારોને આવતીકાલથી પાંચ દિવસ સુધી દક્ષિણ દરિયો ન ખેડવાની સલાહ હવામાન વિભાગે આપી છે

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદ થયો છે ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ અમદાવાદ સુરત રાજકોટ જિલ્લામાં પણ વરસાદ થયો છે ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના કેટલાંક બંધો અને નદીઓમાં નવા નીર આવ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ અને કેટલાંક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ થશે માછીમારોને આવતીકાલથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવાની સલાહ આપી છ અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ આજે બપોર બાદ અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો

વડીયા ધૂંઢીયા પીપળીયા મોરવાડા હનુમાન ખીજડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

પડ્યો છે કુદરતી સૌંદર્ય થી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે

રાપર પંથકના ખડીર વિસ્તારમાંથી કચ્છમાં પ્રવેશેલા તીડના ટોળાંને અમરાપર ગામ આસપાસ જોવાતા સરપંચ ભુરાભાઈ આઠીરે ખેતીવાડી ખાતાને જાણ કરી હતી ધોળાવીરાના સરપંય જીલુભા સોઢાએ જણાવ્યું છે કે દવાના છંટકાવ વડે તીડનું આક્રમણ ખાળી શકાય તો ખેડૂતો નુકશાનમાંથી બચી શકે